વી

પશ્ચિમ બંગાળમાં ખાસ જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યાં પ્રયાર જોરશોરથી યાલી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે પુરૂલિયામાં ભાંગરા મોરે વિસ્તારમાં યૂંટણી સભા સંબોધી હતી તેમણે કહ્યું હતું કે જ્યાં જ્યાં ભાજપ સત્તામાં આવી છે ત્યાં સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે પુરુલિયામાં હાલ પાણી અને સંપર્કની મોટી સમસ્યા છે તેમણે જુગલમહલ વિસ્તારમાં પર્યટન અને કૃષિલક્ષી વ્યાપક તકો વિશે વાત કરી હતી પ્રધાનમંત્રીએ દક્ષિણ આસામના કરીમગંજમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં આસામના લોકોને સતત વિકાસનો લાભ મળશે

બીજી બાજુ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થયું છે

યૂંટણી પંચ દ્વારા પુદૃચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચાર નિરીક્ષકોની નિમણૂક કરવા આવી છે બધા જ રાજ્યોમાં મતગણતરી બીજી મે ના રોજ યોજાશે

આ વિધેયક માં વીમા કંપનીઓ પરના નિયંત્રણો અને માલિકી અંગેનાં નિયંયણો પણ દૂર કરવાની જોગવાઈ છે

દરેક વીમા કંપની આ અંગે નિર્ણય લેશે વિદેશી રોકાણનાં લીધે વીમા કંપનીઓની મૂડીભંડોળની સમસ્યા ઉકેલી શકાશે બીજા પ્રશ્નનાં જવાબમાં નાણાંમંત્રીએ કહ્યું કે સરકાર અનામતની નીતી માટે પ્રતિબંધ છે અને વીમા કંપનીઓમાં આ નીતી યથાવત રહેશે

તેમાં રેસ્ટોરન્ટ ફ્રૂડ કોર્ટ ઢાબા પેટ્રોલ પંપ નાના રિપેર શોપ ક્લિનિક મુસાફરો માટે રેસ્ટ રૂમ ડ્રાઇવરો માટે શયનગૃહ અને ઇલેક્ટ્રિક યાર્જિંગ સ્ટેશન હશે આ સુવિધાઓ મુસાફરી દરમિયાન મુસાફરો માટે આરામ અને તાજગી પ્રદાન કરશે

અને વાહનોની બળતણ કાર્યક્ષમતામાં સુધારો કરશે માર્ગ અને વાહનોની સલામતી સુનિશ્ચિત થશે

શ્રી ગડકરીએ જણાવ્યું કે આ યોજના જૂના વાહનોના માલિકોને તેમના જૂના અને અયોગ્ય વાહનોને સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બનાવ્યા પછી રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ કેન્દ્રો દ્વારા સ્ક્રેપ કરવા માટે પ્રોત્સાહન પ્રદાન કરશે

યુરોપીયન મેડીસીન એજન્સીની સલામતી સમિતીએ એસ્ટ્રેઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી રસીનો પ્રાથમિક સમીક્ષા બાદ આવી જાહેરાત કરાઈ છે જર્મની સહિત યુરોપનાં કેટલાંક દેશોએ આ રસીનો સંભવિત આડઅસરોને ધ્યાનમાં લઈને રસીકરણનો પ્રક્રિયા થોડા સમય માટે બંધ કરી હતી તેના પગલે યુરોપીયન મેડીસીન એજન્સીએ આ રસીની ગુણવત્તાની ચકાસણી શરૂ કરી હતી એજન્સીનું માનવું છે કે વેક્સીનનાં લીધે લોહીમાં ગાંઠ થતી હોવાનો ખતરો ઉભો થાય છે તે બાબતને પુષ્ટી મળી નથી

વધુ સમાચાર

અત્યાર સુધીમાં છ કરોડ નેવું લાખ એકાવાન હજાર મેટ્રિક ટનથી વધુ અન્નની ખરીદી થઈ યૂકી છે